ફાન્સ પાસેથી ખરીદવામાં આવેલા અદ્યતન રાફેલ યુધ્ધ વિમાનને પંજાબમાં આજે યોજાનાર ખાસ સમારંભમાં ભારતીય હવાઈદળમાં વિધિવત રીતે સામેલ કરાશે

સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તથા ભારતની મુલાકાતે આજે આવનાર ફાન્સના સંરક્ષણમંત્રી ફ્લોરેન્સા પાર્લી અંબાલામાં યોજાનાર ખાસ સમારંભમાં મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે ફાન્સના સંરક્ષણમંત્રી ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તથા રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલ સાથે ભારત ફાન્સ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રના સહકાર બાબતે મંત્રણા કરશે આ મંત્રણામાં આતંકવાદનો સામનો તથા હિન્દ પ્રશાંત વિસ્તારમાં દરિયાઈ સલામતીની બાબતો કેન્દ્રમાં રહેશે

શ્રી મોદી ખેડૂતોના સીધા ઉપયોગ માટે ઇ ગોપાલા એપનું પણ ઉદઘાટન કરશે આ એપ દ્વારા વ્યાપક નસ્લ સુધારણા કાર્યક્રમ માહિતી પોર્ટલ અને બજારની સુવિધાની સંપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે આ પ્રસંગે પ્રધાનમંત્રી બિહારમાં મત્સ્ય પાલન અને પશુપાલન ક્ષેત્રે ઘણા નવા કાર્યક્રમોનું પણ ઉદઘાટન કરશે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

મત્સ્ય ક્ષેત્રે આ અત્યાર સુધીનું સૌથી મોટું મૂડીરોકાણ છે

તેમણે શ્રધ્ધાળુઓ અને પર્યટકોની સુવિધાઓ માટે થઈ રહેલાં કામોની માહિતી મેળવી હતી અને સુવિધાઓને પર્યાવરણને અનુરૂપ બનાવવા પર ભાર મૂક્યો હતો તેમણે કેદારનાથ અને તેની આસપાસના વિસ્તારના વિકાસ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા પણ કહ્યું હતું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

તેમણે નીતિ આયોગ દ્વારા જુદાં જુદાં ક્ષેત્રોની સમસ્યાઓ ટેકનોલોજીની મદદથી ઉકેલવા હાથ ધરાયેલી આત્મનિર્ભર ભારત અરાઇઝ અટલ ન્યૂ ઇન્ડિયા પડકાર પહેલની બિરદાવી હતી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

આ અનુસાર શાળામાં આવવા માટે માતા પિતા અથવા વાલીની લેખિતમાં પરવાનગી પણ જરૂરી બનશે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે દૂરથી સંવાદ અને વિદ્યાર્થીઓ વચ્ચે છ ફૂટનું અંતર રાખવાનું રહેશે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

વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાનારી આ પરિષદમાં શિક્ષકો અને આયાર્યો નવી શિક્ષણ નીતિમાં આવરી લેવાયેલી બાબતો પૈકી જે બાબતોને સર્જનાત્મક રીતે અમલમાં મૂકી છે તેની તેઓ જાણકારી આપશે પરિષદમાં આવતીકાલે નિષ્ણાંતો નવી શિક્ષણ નીતિના મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરશે

આ પ્રસંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું કે શિક્ષક એ શિક્ષણનો પાયો તૈયાર કરે છે તથા આ સૌથી સન્માનિત વ્યવસાય છે તેમણે કહ્યું કે આ પુરસ્કારનો ઉદ્દેશ દેશના કેટલાક તજજ્ઞ શિક્ષકોને તેમના શ્રેષ્ઠ યોગદાન માટે સન્માનિત કરવાનો છે

નવી શિક્ષણનિતીમાં શાળાઓમાં પૂરતી સંખ્યામાં શિક્ષકો હોય તથા શાળામાં ઇત્તર પ્રવૃતિઓ સાંસ્કૃતિક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવાની બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે

વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને આ બેઠકમાં ભાગ લેવા પૂર્વ એશિયા દેશોના સંગઠનને વધુ મજબૂત બનાવવા ભારતની પ્રતિબધ્ધતાને દોહરાવી હતી આ બેઠકમાં ભાગ લેનાર વિદેશમંત્રીઓએ એશિયા તથા આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ બાબતે ચર્ચા કરી હતી એવી જ રીતે આ સંગઠનને વધુ પ્રસ્તુત બનાવવા શું કરવું જોઈએ તે અંગે પણ ચર્ચા કરી હતી

તેમણે કહ્યું હતું કે કોઇપણ રોગયાળો અથવા આફતની સૌથી માઠી અસર ગરીબોને થાય છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા શ્રી મોદીએ ઇન્દોર રાયસેન અને ગ્વાલિયર જીલ્લાનાં લાભાર્થીઓ સાથે વાયચીત કરી હતી

મધ્યપ્રદેશનાં સાડા ચાર લાખ ફેરીયાઓએ આ યોજના અંતર્ગત નોંધાણી કરાવી હતી જેમાંથી ચાર લાખથી વધુ ફેરીયાવાળાઓને ઓળખપત્ર તથા પ્રમાણપત્ર અપાઈ યૂક્યા છે